અને કમોસમી વરસાદ થવા પામ્યો ફતો

હવામાન વિભાગની આગાફી પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થવા પામ્યો હતો શીતલ વૈશ્નવ ઘાસચારાને નુકશાન કચ્છમાં ચાલુ વર્ષે મેઘરાજાએ હેત વર્ષાવ્યા બાદ હવે કહેર રૂપી કમોસમી વરસાદ વરસી રહ્યો હોઈ પશુઓ માટે મહામુલી એવા ધાસયારાને વ્યાપક નુકસાની પહોંચી છે ખેતરો સીમાડાઓમાં લહેરાઈ રહેલું ધાસ કાળુ પડવા લાગતા ઉનાળા દરમ્યાન ગંભીર કટોકટી સર્જાવવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે હજુ પણ વરસી રહેલા કમોસમી વરસાદને લીધે ધાસયારાને નુકસાની પહોંચી રહી હોઇ ઉનાળામાં સ્થિતિ ગંભીર બને તેવા એંધાણ છે ખેડૂત તેમજ માલઘારી આગેવાનોના જણાવ્યાનુસાર સતત વરસી રહેલા વરસાદને પગલે પાણી ભરાવાથી ખેતરો સીમાડાઓમાં રહેલું ધાસ કાળુ પડવા લાગ્યું છે સુકાયારાના જથ્થાને પણ મોટી નુકસાની પહોંચી છે ધાસનો જથ્થો નષ્ટ થવાથી ઉનાળા દરમ્યાન છતે ઉત્પાદને ધાસની તંગી સર્જાવવાની પુરેપુરી શકયતા છે

નાગરાજનના અધ્યક્ષપદે જિલ્લાકક્ષાનો તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં જિલ્લાના અધિકારીઓને નિરંતર વિકાસના ધ્યેયો ફાંસલ કરવા બાબતે એસ

તેમજ આગામી રાષ્ટ્ર કક્ષાની નેશનલ સ્પર્ધા મણીપુર રાજ્યના ઈમ્ફાલ ખાતે તા

વધુ માહિતી માટે મોબાઇલ નં

સીડા જનરલ સેક્રેટરી માસ્ટર એથ્લેટિક એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા જણાવાયું છે શીતલ વૈશ્વવ કચ્છની સરફદ નો પ્રવાસ રાજ્યના રમતગમત અને યુવા સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા આયોજિત અને કચ્છ જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી સંચાલિત આપણી સરફદ ઓળખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે રાજ્યભરના સો ઉપરાંતના યુવક યુવતીઓ રાજ્યભર માંથી જોડાયા છે

તારીખ પફેલી નવેમ્બરથી શરુ થયેલો આ કાર્યક્રમ દસ નવેમ્બર સુધી ચાલશે

ત્યારે દેવસ્થાનોમાં જુવાર અને અર્શન માટે મુંબઈથી ફજારો લોકો કચ્છ આવતા ફોય છે